તેમણે નાગરિકોને કોરોના આનુષાંગિક વર્તણૂક અપનાવવા પર ભાર મૂક્યો છે

તેમણે રાજ્યોને ટેસ્ટિંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો છે વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે કોરોના પર નિયંત્રણ મેળવવા ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે

પરંતુ હવે ભારત પાસે પુરતા સંશાધનો અને રાષ્ટ્રીય ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ છે તેમણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કડકાઇ અને રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા પર ભાર મૂક્યો હતો રસીકરણ અભિયાન ડાંગ જિલ્લામાં નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત આહવાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે

મહેસાણા કોરોના મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધતાં આરોગ્યતંત્ર દ્વારા શહેરમાં ત્રણ જગ્યાએ રેપીડ ટેસ્ટ કેમ્પ લગાવવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએથી કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા

રાજકોટ કોરોના રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાના તમામ દર્દીઓના સગા સંબંધી અને પરિવારજનોને દર્દીની સ્થિતિ વિશે છેલ્લામાં છેલ્લી જાણકારી મળી રહે તે માટે હેલ્પ લાઇન અને હેલ્પ ડેસ્ક તેમજ વીડિયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે

દેસાઇ હોસ્પિટલ તેમજ મહાગુજરાત હોસ્પિટલ ને તાત્કાલિક અસરથી કોવીડ સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે

ગુજરાતમાં ભૂમિ સુપોષણ જનજાગરણ અભિયાનનો રાજભવનથી આરંભ થશે રાજ્યપાલ આયાર્ય દેવવ્રતે કૃષિ લાયક ભૂમિની ગુણવત્તા ઉપર ભાર આપીને જણાવ્યું કે કૃષિ સમૃઘ્ઘિ માટે ભૂમિ સુપોષણ અત્યંત આવશ્યક છે

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે

વેબીનારની શરૂઆતમાં રાષ્ટ્રીય ગૌ સેવા આયોગના અધ્યક્ષ ડોકટર વલ્લભભાઈ કથિરિયાએ ભૂમિ સુપોષણ જન જાગરણ અભિયાન રાજભવનથી શરૂ થશે તેની માહિતી આપી હતી